રૂપાણી તાશ્કંદ ઉઝબેકીસ્તાનમાં આવેલા તાશંદ શહેરની મુલાકાત દરમ્યાન મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના આગેવાનો દિવંગત પ્રધાનમંત્રી શાસ્ત્રીજીના સ્મૃતિ સ્થળ પર્હોચ્યા હતા અને તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી તાશ્કંદમાં દેવલોક પામેલા આપણા પ્રધાનમંત્રી લાલબહાદુર શાસ્ત્રીની થાદમાં અહીં ખાસ સ્મારક બનાવાયું છે જ્યાં તેમને શ્રદ્ધાંજલી માટે ભારતીય લોકો આવતા રહે છે

ફિફાના ભૂતપૂર્વ રેફરી અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના સેક્રેટરી શ્રી ગુલાબસિંહ ચૌહાણની એક થાદી અનુસાર ગુજરાત માટે ગૌરવ રૂપ આ પાંચ યુવા મહિલા ખેલાડીઓમાં કચ્છની વૃદ્ધિ રાયસિંઘાની રાજકોટની તન્વી માવાણી પાટણની શિલ્પા દેવાભાઇ તેમજ અમદાવાદની દ્રષ્ટિ પંત અને શુભાંગી સિંઘ નો સમાવેશ થાય છે

પદવીદાન ગુજરાત વિદ્યાપીઠનો છાસઠમો પદવીદાન સમારોહ આજે અમદાવાદમાં વિદ્યાપીઠના પ્રાંગણમાં યોજાઇ ગયો આ પ્રંસગે વિપ્રોના અધ્યક્ષ અને અઝીમ પ્રેમજી યુનિવર્સીટીના કુલપતિ શ્રી અઝીમ પ્રેમજી ઉપસ્થિત રહ્યા હતા અને દીક્ષાંત પ્રવચન આપ્યુ હતુ આ પ્રસંગે કુલપતિ ઇલાબેન ભદના અધ્યક્ષપદે વિદ્યાર્થઈએનો પદવીદાન કરવામાં આવ્યુ હતુ દિવ વોટર સ્પોર્ટસ કેન્દ્રશાસિત પ્રદેશ દિવ ખાતે નાગવા બીચ ઉપર વોટર સ્પોર્ટસની શરૂઆત થતાં પર્યટકો માટે નવુ આકર્ષણ ઊભું થયુ છે દિવના કલેકટર સલોની રાયના વરદ હસ્તે આ સેવા ખુલ્લી મુકાઇ ત્યારે જિલ્લાપંચાયતના અધ્યક્ષ તથા હોટલ એસોશિયેશનના પ્રમુખ હાજર રહ્યા હતાં દિવાળી વેકેશન દરમ્યાન સહેલાણીઓની ભારે ભીડ દિવ ટાપુ ઊપર ઊમટે છે ત્યારે વોટર સ્પોર્ટસ શરૂ થતા નાગવા બીચનુ મહત્વ વધ્યુ છે આ પ્રસંગે કલેકટર સલોની રાયે જણાવ્યુ હતુ કે દરિથામાં વોટર સ્પોર્ટસનો આનંદ લેતા પર્યટકની સલામતી માટે પુરતી વ્યવસ્થા થવી જોઇએ થોડા દિવસ અગાઉ દમણના દરિયાકાંઠે પણ વોટર સ્પોર્ટસ શરૂ થઇ ચૂકી છે

જામનગર પંથકમાં ડેન્ગ્યુની સારવાર માટે ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પીટલમાં ખાસ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે

સાંસદ પુનમેન માડમ સાથે ફ્ટષિમંત્રી આર સી ફળદુએ તાજેતરમાં આ વોર્ડની મુલાકાત લઇને દર્દીઓના ખબર અંતર પૂછયા હતા

મંદિરના જનરલ મેનેજર ની યાદી અનુસાર આજરોજ શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી અમિતભાઇ શાહના જન્મદિવસની ઉજવણી પણ શ્રી સોમનાથ મંદિર ખાતે કરવામાં આવી હતી થાદી માં જણાવાયા અનુસાર પ્રાતઃ કાળે તેઓના નિરામય આરોગ્ય માટે આયુષ્યમંત્ર જાપ કરવામાં આવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના અધિકારી અને કર્મચારી સાથે તીર્થ પ્રરોહિત પણ જોડાયા હતા યાદીમાં જણાવાયા અનુસાર આજે સાંજે સોમનાથ મંદિર ની સાયં આરતીમાં દીપમાળા પ્રશ્વલ્લીત કરવામાં આવશે મન કી બાત પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી આકાશવાણી મારફતે મન કી બાત કાર્યક્રમ દ્વારા લોકસંવાદ કરશે

ટ્વીટર પર પ્રધાનમંત્રીએ લોકોને પોતાના વિયારો રજૂ કરવા જણાવ્યું છે લોકો માય ગોવ ઓપન ફોરમ દ્વારા કે નમો એપ દ્વારા પ્રશ્નો રજૂ કરી શકે છે

તાપી દિવ્યાંગ ખેલ તાપી જિલ્લામાં વ્યારા ખાતે દિવ્યાંગ ખેલાડીઓને રમતગમતમાં ભાગ લેવાની તક આપતો કાર્યક્રમ યોજાઇ ગયો વિકલાંગ વ્યકિત માટેના ખાસ ખેલ મહાકુંભમાં આઠસો દિવ્યાંગ જોડાયા હતા ભાલા ફેંક ગોળાફેક બરછીફેક દોડ તથા સાયકલ રેસ જેવી સ્પર્ધામાં વિકલાંગ રમતવીરોનું કૌવત ઝળકથુ હતુ રમતગમત અધિકારી અમરસિંહ રાઠવાએ આ પ્રસંગે ખેલાડીઓને કહ્યુ હતુ કે વિકલાંગ ખેલાડી માટે વિશેષ પ્રોત્સાહન રૂપાણી સરકાર તરફથી શરૂ કરાયા છે